તેમની સરકાર સમાવેશી વિકાસ કરવામાં વિશ્વાસ ધરાવે છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર દ્વારા કરાયેલી નોટબંધીની ટીકા કરી હતી

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચારકાર્ય આજે સાંજે પૂરો થઇ જશે

જેમાં છ સીટો રાજનંદગાંવ જીલ્લાની અને બાર સીટો બસ્તર વિસ્તારની છે

વિદેશમંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું છે કે ભારત તેની પાડોશી દેશની નિતીને ધ્યાનમાં રાખી માલદીવ સાથે સંબંધો વધુ સુદઢ બનાવવા માંગે છે પ્રધાનમંત્રી તે જ દિવસે નવી દિલ્હી પરત ફરશે

વાતચીતમાં જણાવ્યું છે કે ઘણી ભ્રામક માહીતી ફરી રહી છે જયારે હાલ ચર્ચા હેઠળનો એક માત્ર મુદ્દો રીઝર્વ બેંકના આર્થિક મૂડી માળખાને યોગ્ય કરવાનો છે તે માટેની સંપૂર્ણ નાણાકીય ગણતરીઓ યોગ્ય રીતે કરાઇ છે

ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મંત્રી અમિતાભ ચૌધરીએ જણાવ્યું છે કે ઉમેશ યાદવ જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવને આરામ આપવાનું નક્કી થયું છે

પરિણામે આ વર્ષે ખાનગી બસોની સરખામણીમાં એસટી અને રો રો ફેરીને દિવાળી ફળી હોય તેવો માહોલ જોવા મળ્યો છે

વિદેશમંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે ભારતની સ્પષ્ટ નીતી છે કે અફઘાનિસ્તાન અંગેનો કોઇપણ બાબતમાં અફઘાનિસ્તાન સરકારની ભાગીદારી અફઘાન નેતૃત્વમાં અને અફઘાન નિયંત્રણ હેઠળ થવી જોઇએ તેમણે કહ્યું કે ભારત આ બેઠકમાં બિનઅધિકૃત સ્તરે ભાગ લઇ રહ્યું છે